પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

ત ચૈત્રી નવરાત્રિ ગુડી પડવા અને ચેટીયાંદ તહેવારની ધાર્મિક ઉલ્લાસ સાથે ઘેર બેઠા લોકોએ ઉજવણી કરી અને કોરોના અગમેચેતીનું પાલન કર્યું

અભૂતપૂર્વ આરોગ્ય કટોકટી ને જાણે પડકાર આપતા હોય તેમ યોવીસ કલાક ખડેપગે ફરજ બજાવી રહેલા બધા ડોક્ટર નર્સ અને પેરામેડિકલ સ્ટાફ સાથે સીધો સંવાદ કરીને શ્રી રૂપાણીએ તેમની સેવાભાવના ને બિરદાવી હતી

પરિસર માં નવસો પથારી ની નવી કોવિડ હોસ્પિટલ ખોલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

રાજકોટ ની સમરસ હોસ્ટેલ માં એક હજાર પથારી ની સગવડ સાથે ની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની કામગીરી યુધ્ધ ના ધોરણે યાલી રહી છે અમદાવાદ ના ઘોડાસર માં અનાધિકૃત રીતે કોરોના ટેસ્ટ કરવાના આરોપસર એક લેબોરેટરી સામે ફોજદારી કાર્યવાહી મહાનગર્પાલિકાએ હાથ ધરી છે

દમણ ની ખાનગી હોસ્પિટલો ને રેમડેસીવીર ઈંજેકશન નો જથ્થો ફાળવાની રજૂઆત કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય ને કરી છે વડોદરા નજીક અટલાદરા સ્વામિનારાથણ મંદિર પરિસર માં કોવિડ હોસ્પિટલ ઊભી કરવાની કામગીરી તંત્રએ શરૂ કરી છે અને અન્ય સંસ્થાઓ ને પણ તેમના મકાન માં આવી સેવા શરૂ કરવા માટે સંપર્ક કરાથો છે સાબરકાંઠા ના સાંસદ દીપસિંહ રાઠોડે હીમતનગર ની સિવિલ હોસ્પિટલ ની આજે મુલાકાત લઈ કોવિડ સારવાર માટે ની વ્યવસ્થા ની સમિક્ષા કરી હતી

બોટાદ ના માર્કેટ થાર્ડ માં શાકભાજી સિવાય ની જણસ નો વેપાર બંધ કરાયો છે

ઈડર ના દરામલી ગામે સંખ્યાબંધ કેસ નોંધાતા પંયાયતે લોક ડાઉન નો નિર્ણય લીધો છે લીંબડી અને સાયલા ના વેપારીઓ એ પણ લોક ડાઉન નો નિર્ણય લીધો છે બોટાદ ના રાણપુર માં પણ બજાર બંધ રાખી કોરોનાને કાબ્ર માં લેવાની કોશિશ લોકોએ કરી છે લુણાવાડા ની બજાર માં વધી ત્રણ ટેસ્ટિંગ ડોમ ઊભા કરી વેપારીઓ અને તેમના માણસો નું કોરોના પરીક્ષણ શરૂ કરાયું છે ભાવનગર ના દિહોર ખાતે સરકારી દવાખાના માં ફરજ બજાવતા વૈદ્ય સરવૈયા ની જહેમત ની ઔષધિ ગુણ ધરાવતી ગળો નું મોટાપાયે વિતરણ હાથ ધરાયું હતું

બાયડ ના સાઠન્બા ગમે પણ લોક ડાઉન નો નિર્ણય કર્યો છે

કોરોના સંક્રમણ ને લીધે પ્રવાસીઓની સંખ્યા ઘટતા સાપુતારા માં આપોઆપ કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે પાટણ જિલ્લા માં રાજકીય સામાજિક ધાર્મિક મેળવડા અને સત્કાર સમારંભ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તથા એપ્રિલ અને મે મહિના માં આવતા બધા ધર્મ ના તહેવાર ની જાહેર ઉજવણી પણ રદ કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અમદાવાદ ની યુ

ડોલવણના તાલુકા વિકાસ અધિકારી આર

પટેલ નું કોરોના ને લીધે દુખદ અવસાન થતાં સમગ્ર પંથક માં શોક છવાયો છે

આ રથમાં ત્યાં પહોંચેલા આરોગ્ય કર્મચારીઓ કોરોના વેક્સિન વહેલી તકે લેવા માટે લોકોને સમજાવી રહ્યા છે

કચ્છના સિવિલ સર્જન ડો કશ્યપ બુચે કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસી લેવા સૌને અપીલ કરી છે

શ્રી પાટિલ ની પહેલ થી ગૌ પુત્ર મિત્ર મંડળ દ્વારા પરબત કોમ્યુનિટી હૉલ ખાતે આ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે અને સમાજસેવા કરતી અન્ય સંસ્થાઓને લોક સેવા માટે કાર્યરત થવાની પ્રેરણા મળી છે

ભૂમિ સુપોષણ રાજયપાલ ગાંધીનગરમાં રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણનો હેતુ ધરાવતા રાષ્ટ્ર સ્તરીય જન અભિયાનનો આજે પ્રારંભ કરાવ્યો હતો તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે રાસાયણિક ફષિને કારણે પ્રકૃતિનુ સંતુલન બગડયું છે અને રાસાયણિક ખાતર અને જંતુનાશકના બેફામ ઉપયોગથી જળ જમીન પર્યાવરણ દૂષિત થયા છે ઝેરયુક્ત ખાદ્યાન્નોના કારણે માનવ સ્વાસ્થ્ય સામે ખતરી પેદા થયો હોવાનું જણાવતા તેમણે ઉમેર્થું હતું કે રાસાથણિક કૃષિના દુષ્પરિણામો થી બચવા પ્રાકૃતિક કૃષિ જ સૌથી મજબૂત વિકલ્પ છે

આ પ્રસંગે મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ રસ્તો સારો બનશે તો પ્રજાની સુખાકારીમાં વધારો થશે અને લોકો નિર્ધારિત સમયમાં પોતાના સ્થળે સમયસર પહોચી શકશે

દર વર્ષે સિંધીભાઇએ બહેનોના ઇષ્ટદેવ ભગવાન જુલેલાલજ્જીના જન્મદિવસને ચેટીયાંદ તરીકે ઉજવાય છે આ દિવસે તેઓ નવા કપડા પહેરી અવનવી મીઠાઇઓ બનાવી એકબીજાને પ્રસાદ વહેચે છે તેમની મીઠાઇમાં મીઠો ભાત અને ચણા ખૂબ વખણાય છે આમ તો દર વર્ષે મેળો યોજાય છે જુલેલાલજીના મંદિરોમાં ભકતોની ભારે ભીડ હોયછે

શક્તિપીઠ અંબાજી મંદિર ખેડબ્રહ્માનું અંબાજી મંદિર અને પાવાગઢમાં મંદિર દર્શનાર્થીઓ માટે કોરોનાને કારણે બંધ રખાયા છે પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનની વ્યવસ્થા ઉપલબ્ધ છે

બહ્યરાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટી મંડળે લીધો છે જ્યા રે યોટીલા ડુંગર ઉપર આવેલા ચામુંડા માતાજીનું મંદિર પણ બંધ કરવામાં આવ્યુ

ભાવનગરનું ગોળીબાર હનુમાનમંદિર પણ આજથી બંધ કરાયું છે

આ પ્રસંગે શ્રી મોદી કિશોર મકવાણા દ્વારા લખાયેલા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના જીવન પર આધારિત ચાર પુસ્તકોનું વિમોચન પણ કરશે આ પુસ્તકો છે ડોક્ટર આંબેડકર જીવન દર્શન ડોક્ટર આંબેડકર વ્યક્તિ દર્શન ડોક્ટર આંબેડકર રાષ્ટ્ર દર્શન અને ડોક્ટર આંબેડકર આયામ દર્શન આ કાર્યક્રમનું આયોજન અમદાવાદની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે